શિવસેના એનસીપી અને કોંગ્રેસના મુખ્યમંત્રી પદના સંયુકત ઉમેદવાર ઉધ્ધવ ઠાકરેએ સરકાર રચવાનો દાવો કર્યો છે

શપથ વિધિ બાદ કાર્યકારી અધ્યક્ષ સરકાર રચવા માટે દાવો કરનારા જુથને બહ્મત પુરવાર કરવા કહેશે રાજ્યપાલે સર્વોચ્ય અદાલતની સુચના અનુસાર ગઇ સાંજે શ્રી કોલંબકરની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુકતી કરી હતી

ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળની એનસીપીના નેતા અજીત પવારના ટેકાથી ગયા શનિવારે રચવામાં આવેલી સરકાર શ્રી પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી અને દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં તુટી પડી હતી દરમિયાન શિવસેના એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોએ સંયુકત રીતે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉધ્ધવ ઠાકરેની વરણી કરી હતી શ્રી ઠાકરેએ ગઇ રાત્રે રાજભવન જઇને સરકાર રચવાનો દાવો કર્યો હતો શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરેની સાથે તેમના પક્ષના એનસીપીના અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ તેમની સાથે જોડાયા હતા બાદમાં શ્રી ઉધ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે સરકાર રચવા માટે અનિવાર્થ પ્રક્રિયાના ભાગ તરીકે તેમણે તેમને ટેકો આપનારા તમામ ધારાસભ્યોની યાદીની સાબીતી પણ રાજયપાલ સમક્ષ રજુ કરી હતી એ અગાઉ ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની ચાર દિવસની સરકાર ભાંગી પડયા પછી મુંબઇમાં મળેલી ત્રણેય પક્ષોના ધારાસભ્યોની સંયુકત બેઠકમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે શ્રી ઉધ્ધવ ઠાકરેને યુંટી કાઢવાનો નિર્ણય લેવાયો હતો

લોકસભા પછી રાજયસભાએ પણ ગઇકાલે ધ્વની મતથી આ વિધેયકને મંજુરી આપી હતી આ ખરડામાં કોઇપણ વ્યકિતની જન્મ વખતે સ્ત્રી કે પુરૂષ તરીકે ઓળખ નિશ્ચિત થઇ શકે તેમ ન હોઇ તેને નાન્યતર નાગરીક તરીકે વ્યાખ્યા કરાઇ છે તેમાં દરેક નાન્યતર જાતીને પોતાના કુટુંબમાં રહેવાનું અને કુટુંબના સભ્ય તરીકે ગણવાનો અધિકાર આપવામાં આવ્યો છે

રાજયસભાએ અગાઉ આ વિઘેયકને મંજર કર્યા પછી ગઇકાલે લોકસભાએ પણ તેને મંજુર કર્યુ હતું

આ વિધેયકથી ઇલેક્ટ્રોનિક સીગારેટના ઉત્પાદન વેપાર પરિવહન સંગ્રહ અને જાહેરખબર પર પ્રતિબંધ મૂકવામાં આવશે ધ્રમ્રપાન માટે નિકોટીન અને અન્ય રસાયણોવાળા પદાર્થને ગરમ કરીને ધૂમાડો પેદા કરતા ઈ સીગારેટના નામથી જાણીતા ઉપકરણ ઇલેક્ટ્રોનિક સીગારેટને આ વિધેયકથી વ્યાખ્યાયીત કરાઈ છે વિધેયકમાં પ્રતિબંધાત્મક જોગવાઈઓનો ભંગ કરનારી કોઈપણ વ્યક્તિને એક વર્ષની કેદ અથવા એક લાખ રૂપિયા સુધીનો દંડ કે પછી બંને સજા કરવામાં આવશે વારંવાર આ ગુનો આચરનારને ત્રણ વરસની કેદ અને પાંચ લાખ રૂપિયા સુધીની કેદની જોગવાઈ પણ વિધેયકમાં છે ગઇકાલે લોકસભામાં ચર્ચાની શરૂઆત કરતાં કોંગ્રેસી સાંસદ અધિરરંજન યૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે દેશમાં જ્યારે પરંપરાગત બીડી સીગારેટ ઢગલાબંધ વેયાતી હોય ત્યારે કેવળ ઇ સીગારેટ પર પ્રતિબંધ મૂકવાના હેતુથી સરકાર શા માટે આ વિઘેયક લાવી છે ભાજપના વરુણ ગાંધીએ વિધેયકને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે યુવાઓ માટે ઇ સીગારેટ કેફી પદાર્થોના સેવનનો વિશાળ દરવાજ બની ગઈ છે તે ચિંતાની બાબત છે તૃણમૂલ કોંગ્રેસના સૌગત રોય ભાજપના રવિકિશન અને જગદમ્બિકા પાલ બીએસપીના રીતેશ પાંડે તેમજ અન્ય રાજકીય પક્ષોના સભ્યોએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન આજે આ વિઘેયક પરની ચર્ચાના જવાબ આપશે

આવાસ અને શહેરી બાબતોના મંત્રી ફરદીપસિંગ પુરીએ આ વિધેયક રજુ કર્યો હતો વિધેયકમાં દિલ્હીની અનધિકૃત કોલોનીઓમાં વસતાં લગભગ યાલીસ લાખ લોકોને મકાનોના માલિકી હકક મંજર કરતું કાનૂની માળખુ પુરુ પાડવાની જોગવાઇ છે

નવી દિલ્ફીમાં ગઇકાલે એક ખાનગી ટીવી ચેનલ દ્વારા યોજાયેલા સંમેલનમાં સંબોધતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે દાયકાઓથી વણઉકેલાયેલી સમસ્યાઓ ઉકેલવામાં આવી છે અને હવે સમસ્યાઓથી ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે શ્રી મોદીએ જણાવ્યું કે જનતાએ સરકારને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા જનાદેશ આપ્યો હતો તેમણે કહ્યું કે લોકો દેશને લાંબા સમયથી યાલી આવેલા પડકારોથી મુક્ત થતા જોવું ઇચ્છે છે તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલાં લોકોના અને મીડિયામાં માત્ર પ્રશ્ન જ હતા અને ભ્રષ્ટાયાર ઇશાન ભારતમાં થતા અવરોધ આતંકી હુમલાઓએ દરરોજના સમાયાર હતા શ્રી મોદીએ કહ્યું કે સરકારે આવા પડકારો ઉપર અથાક કામ કર્યું છે

ઇડીએ જણાવ્યા અનુસાર આ મિલકતો જમીનના સ્વરૂપમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના બડગામ જીલ્લાના બે ગામોમાં આવેલી છે આ મિલકતો વાતાલી અને તેના કુટુંબના સભ્યોના નામે છે કાળાનાણાં અટકાયતી ધારા હેઠળ ગયા એપ્રિલ માસમાં આ જમીન ટાંચમાં લેવામાં આવી હતી હાલમાં વાતાલીને એક રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઇએ ના કેસમાં દીલ્ફીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે

આ વીસ્તારમાં ફેલાયેલા વિસ્ફોટક પદાર્થોના કારણે પોલીસે આ માર્ગદર્શિકા બહાર પાડી છે પોલીસ દ્વારા સંપુર્ણ વિસ્તારમાંથી વિસ્ફોટકો દુર કરવામાં ન આવે ત્યાં સુધી ત્યાં ન પ્રવેશવા અને પોલીસને સહકાર આપવા જણાવાયું છે પુલવામામાં જીલ્લાના પછાર રાજપોરા વિસ્તારમાં થયેલી અથડામણ બાદ આ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે આ અથડામણમાં બે આતંકીઓને ઠાર કરાયા હતા

આ તબકકામાં રાજયના સંથાલ પરગણા વિસ્તારના દુમકા જામતારા અને દેવઘર સહિત છ જીલ્લાની સોળ વિધાનસભા બેઠકોની આગામી વીસમી ડિસેમ્બરે યુંટણી થશે

ઉમેદવારો તેમની ઉમેદવારી છઠ્ઠી ડિસેમ્બર સુધી પાછી ખેંચી શકશે દરમિયાન ત્રીજા તબકકાની ચુંટણીઓ માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી ગઇકાલે પુરી થઇ છે

જયશંકરે કહયું છે કે ત્રાસવાદ આંતરરાષ્ટ્રીય શાંતી અને સલામતી સામે સૌથી મોટા ખતરા તરીકે રહયો છે

દાસે ગઇકાલે પુરૂષોની વ્યકિતગત સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો